જી કોન્ફરન્સ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા છે નર્મદા જિલ્લાના કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક અખિલ ભારત પોલિસ મહાર્નિદેશક ઈન્સ્પેકટર જનરલની વાર્ષિક પરિષદમાં ઉપસ્થિત રહયા છે

તેમણે ઉતર પૂર્વના રાજયોમાં આંતરીક સુરક્ષાની સ્થિતિમાં સુધારા પર સંતોષ વ્યકત કર્યો હતો તેમણે દેશની સોમા અને આંતરીક સુરક્ષાન મજબત બનાવવા માટે તમામ રાજયના પોલીસ વડાઓને સુમેળ અને સંકલ સાધવા પર ભાર મુકયો હતો અમારા સંવાદદાતા આર

આ પરિષદમાં જમ્મુ અને કાશ્મીરમાં ઉગ્રવાદ નકસલવાદ સરહદ પારનો ત્રાસવાદ દેશની આં તરીક સલામતી સામેના પડકારો ઉપરાંચ સાયબર ક્રાઈમ પર વિચાર વિમર્ષ કરવામાં આવશે દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અડાલજ ત્રીમંદિર ખાતે ભાજપના મહિલા સમ ઈલમાં હાજર રહી સંબોધન કરશે તેમ અમારા સંવાદદાતા આર સરવૈયાએ જણાવ્યું છે

જયારે ફાર્મહાઉસના માલિકને પણ નિર્દોષ છોડવામાં આવ્યો છે આ તમામને તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસમાં પણ નિર્દોષ ઠરાવ્યા છે અદાલતે જણાવ્યું કે પોલીસ અધિકારોઓના સામેના આરોપો પુરવાર થવા પામ્યા નથી અને મેરીટના આધાર ચુકાદો આપ્યો છે

જેમાં સાંસ્ક્રતિક કાર્યક્રમ સહિત મહાનુભાવો નો મિનિટ ટ્ મિનિટ કાર્યક્રમ તેમજ ડાસ પ્લાન ઘડી કાઢવા સાથે ગાર્ડ ઓફ ઓનર કાયદો વ્યવસ્થા બીએસએફ દવારા કેમલ શો યોજવા સહિતનો તયારીઓ અંગે સંબંધિત વિભાગોને સચના આપવામાં આવી હતી આ બેઠકામાં જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી પશ્ચિમ વિભાગના પોલીસ વડા એમ

જિલ્લાસ કલેકટર શ્રીમતી રેમ્યાફ મોફને આંગણવાડીની માળખાકીય સુવિધા વધારવા આંગણવાડીમાં વીજળી પાણી સેનિટેશનની સુવિધા ઉપલબ્ધવ કરાવવા ઝડપભેર કાર્ય કરવા નિર્દેશ આપ્યોવ ફતો તેમણે પ્રાથમિક આરોગ્થી કેન્દ્રી કે નજીકમાં જયાં આંગણવાડી માટે જગ્યા હોય તે આઇડેન્ટીયફાય કરવા રાપર લખપતમાં દુધ સંજીવની યોજના અંતર્ગત લોકોને મોટીવેટ કરવા સાથો સાથ આઇસીડીએસ આરોગ્યન અને શિક્ષણ વિભાગને પરસ્પ ર સંકલનમાં રફી કાર્યને વેગ આપવા સૂચના આપી હતી

તે સાથે બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ અંતર્ગત જિલ્લાોકક્ષાનો વર્કશોપ યોજવા સાથે દસ તાલુકામાં એક એક ટ્રેભિંગ કાર્થક્રમનું આયોજન ફાથ ધરવા તેમજ ગર્લ્સી ચાઇલ્ડ રેશીયો ઓછો ત્યાંા પણ ખાસ વર્કશોપ કરવા પણ બેઠકમાં ચર્ચા વિચારણા કરાઇ હતી